પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીએ ંગઈકાલે રાત્રે એઈમ્સ ખાતે રૂબરૂ મુલાકાત લઈ શ્રી અટલબિહારી બાજપાઈના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી અત્રે ઉલ્લેખનિય છે કે ગત જ્રન માસમાં પણ શ્રી બાજપાઈ એઈમ્સમાં સારવાર હેઠળ હતા

જેમાં ભુજમાં બીએસએફમાં ફરજ બજાવતા ડેપ્યુટિ કમાન્ડન્ટ મહેન્દ્ર સિંહ અને ગાંધીધામ સીમા સુરક્ષા દળના જવાન વિપુલ ગુંસાઈનો સમાવેશ થાય છે

ટી વિભાગના અંજાર ખાતેના નવનિર્મિત બસ સ્ટેશનને આજે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરના હસ્તે લોકાપર્ણ કરવામાં આવશે

ટસ બસ ટર્મિનલમાં પ્રવાસીઓ માટે વિશેષ સુવિધાઓ વિકસાવવામાં આવી છે આજે સાંજે યોજાનારા લોકાપર્ણ સમારોહમાં કચ્છ મોરબી સાસંદ શ્રી વિનોદભાઈ ચાવડા ગાંધીધામ ધારાસભ્ય સુંશ્રી માલતીબેન મહેશ્વરી અંજાર નગરપાલિકા પ્રમુખ શ્રી રાજેશભાઈ ઠકકર એસ ટી ના વિભાગીય નિયામક શ્રી જાકેજા સહિત રાજકિય સામાજિક અગ્રણીઓ તથા નાગરીકો ઉપસ્થીત રહેશે

ત્યારે અબકાસા વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રદયૂમનસિંહ જાડેજાએ જિલ્લામાં જયાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ઘાસયારાનું વિતરવ્ર કરવા મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી સમક્ષ પત્ર લખી રજુઆત કરી છે

જિલ્લા પ્રદેશ તેમજ સ્થાનિક કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ હરીભાઈના નિધન બદલ ઉડા શોકની લાગણી વ્યકત કરી હતી

ભારતીય ક્રિકેટ ટીમના પુર્વ સુકાની અજીત વાકેસરનું ગઈકાલે મુંબઈ ખાતે લાંબી બીમારી બાદ અવસાન થયું તેઓ વર્ષના હતા

ઈશાન હિંગોરાણીએ યુથ બોયઝ જયારે જલય મહેતાએ મેન્સ સિંગલ્સ વર્ગમાં ચેમ્પીયન્સ ખિતાબ જીત્યો હતો